કાશ્મીર વિશે નિડરતાભર્યા નિર્ણય લેવા બદલ પ્રધાનમંત્રી મોદી તથા ગૃહમંત્રી અમિત શાહને તેમજ્ઞે અભિનંદન આપ્યા હતા

સામાજિક ન્યાય માટે મોદી સરકારે લીધેલા પગલાં યશસ્વી અને દૂરોગામી હોવાનું શ્રી પ્રસાદે કહ્યું હતું ત્રણ તલાકનો કાયદો ઘડીને મોદી સરકારે મુસ્લિમ મહિલાને મનસન્માન અપાવ્યું છે

અર્થતંત્રમાં નિરાશા વ્યાપેલી હોવાના આક્ષેપને તોડી પાડતા શ્રી પ્રસાદે કહ્યું હતું કે અર્થતંત્રનો પાયો મજબૂત છે

ગાંધીનગર ખાતે આવેલી આઇ

ટી માં સેન્ટર ઓફ એક્સલન્સ પણ તેમના હસ્તે ખુલ્લુ મુકાયું છે ગાંધીનગર ખાતે વેધર વૉચની બેઠક આજે યોજાઇ ગઇ જેમાં રાહત કમિશનર કે

હજુ આગામી બે ત્રણ દિવસમાં દરિયા કિનારાના જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના છે

મી વરસાદ થયો છે

આ ઉપરાંત દક્ષિણ મધ્ય ગુજરાત સહિત દાહોદ પંચમહાલ છોટાઉદેપુર જિલ્લાઓમાં પજ્ઞ વરસાદ થશે આગામી સંભવિત તા

પશ્ચિમ મધ્યપ્રદેશમાં વ્યુ વરસાદ થવાથી નર્મદા નદીમાં પાણીની આવક વધશે

આજે જામનગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને એકાએક આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઇ ગયા હતા

ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો ભારે વરસાદને પગલે સરસ્વતી નદીમાં ફરી પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે અમારા ભરુચના પ્રતિનિધિ જજ્ઞાવે છે કે અંકલેશ્વર તાલુકના જૂના બોરભાઠા ગામ પાસે નર્મદા નદીના કાંઠા પર ધોવાજ્ઞ થતાં પાક્ષી ગામમાં ઘુસ્યા હતા ધોવાજ્ઞ અટકાવવા બનાવેલ પથ્થરની સંરક્ષજ્ઞ વોલના પથ્થરો ખસી જતા નર્મદાનું પાણી જૂના બોરભાઠા ગામમાં પ્રવેશ્યું હતું સતત ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે

મહિસાગરના કડાણા ડેમની પાણીની આવકમાં પણ વધારો નોંધાયો છે

તાપીના ઉકાઇ ડેમના ઉપરવાસમાંથી પાકીની આવક યથાવત રહી છે અને તાપી નદી બે કાંઠે તઈ છે

તેથી ડેમ ભયજનક સપાટીથી માત્ર પાંચ ફુટ દુર છે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાલી ગોંડલ ખાતે યોજાયેલી શ્રીમદ ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત રહયા હતા

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જજ્ઞાવ્યું હતું કે પૂજયભાઇશ્રી રમેશભાઇ ઓઝાની કથા થકી લોકો સત્યના માર્ગે વળશે આધ્યાત્મિક ચેતના માટે ગીતા ભાગવત કથા આપણા માટે પ્રેરણાસ્ત્રોત છે

અમારા મહેસાણાના પ્રતિનિધિ જણાવે છે કે નવરાત્રી મહોત્સવમાં માતાજીની આરતી શણગાર રાજભોગ બાળભોગ ફુલ ભેટ દિપમાળા દિવા સહિતની વિવિધ અવસરોની જાહેર ઉછામક્ષી રાખેલ છે

દિલ કલેક્ટર શ્રીમતી સલોની રાય દ્વારા આર્થિક મોજણી માટેની પહેલી ટુકડીને પ્રસ્થાન કરાવાયું હતું

પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ખરવા મોવાસા બુસેલોસીસ રોગનું રસીકરજ઼ તથા કુત્રિમ બીજદાન પર એક દિવસીય કાર્યશાળા યોજાઇ ગઇ આ કાર્યશાળામાં વરિષ્ઠ વૈજ્ઞાનિકો તથા નિષ્ણાતો દ્વારા તાલુકાના ખેડૂતો તથા પશુપાલકોને ખરવા મોવાસા કૃત્રિમ બીજદાન તથા બ્રુસેલોસીસ વિષય અંતર્ગત તાલીમ આપવામાં આવી હતી